પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે ભારતીય સેનાના બધા જ વડામથકો સહિત વિવિધ ક્ષેત્રના તબીબી સેનાના અધિકારીઓ કોવિડ સામેની લડતના ભાગરૂપે હોસ્પિટલમાં કામગીરી કરશે

આ સાથે રાજ્યમાં કોવિડના કુલ કેસનો આંકડો પાંચ લાખને આંબી ગયો છે કેન્દ્ર સરકારે દેશના વિવિધ રાજ્યોમાં આવેલા ફજ હાઉસને કામચલાઉ ધોરણે કોવિડ સંભાળ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવા રાજ્ય સરકારોને સોંપવાનો નિર્ણય લીધો છે લોકસાહિત્ય ક્ષેત્રે જાણીતા કવિ દાદુદાન ગઢવીનું ગઈકાલે જૈફ વયે નિદાન થયું છે

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપીન રાવતે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે સેના પાસે ઉપલબ્ધ ઓક્સિજન સિલિન્ડરોને હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવાશે

શ્રી રાવતે ઉમેર્યું હતું કે સેનાના વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ તબીબી માળખાકીય સુવિધાઓનો શક્ય હોય તેટલા પ્રમાણમાં મહત્તમ લાભ નાગરિકોને આપવાના પ્રયાસો કરાશે વધુ સમય પહેલા નિવૃત્ત થયેલા સેનાના તબીબી અધિકારીઓને હેલ્પલાઈન વડે તબીબી મસલતી સેવા આપવા જણાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી બીપીન રાવત સાથે ચર્ચા કરી હતી તથા ભારતીય સેનાએ કોવિડ સામેની લડતમાં અત્યાર સુધી કરેલી કામગીરીની સમીક્ષા કરી હતી

અગાઉ માત્ર ભુજની જી

જનરલ હોસ્પિટલમાંથી જ ઇન્જેક્શન અપાતાં હતાં લોકોને હાલાકી ન પડે તે માટે મુખ્યમંત્રીની સુચનાથી આ જથ્થો હવે તાલુકા મથકે ઉપલબ્ધ કરાવવામાં આવશે

માફ કરવાની માંગણી કરી છે તેમણે ઉમેર્યું છે કે જ્યારે ઓક્સિજનની આયાતકાર કંપનીઓને કસ્ટમ ડયુટીમાં માફી આપવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે ત્યારે કોરોના સારવારમાં વપરાતા મેડિકલ ઑક્સીજન પર વસૂલાતો જીએસટી માફ કરવામાં આવે

માત્ર ચાર ચોપડી ભણેલા દાદુદાન ગઢવીએ ગુજરાતી સાહિત્યમાં મોટું યોગદાન આપતા તેઓ કવિ દાદના હ્લામણા નામથી પ્રખ્યાત હતા

અને ફિલ્મ શેઠ શગાળશાનું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગીત આજે પણ ખુબ જ લોકપ્રિય છે